પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રોપર્ટી કાર્ડના પ્રત્યક્ષ વિતરણનો આરંભ કરાવતા જણાવ્યું છે કે સ્વામિત્વ યોજના હેઠળ અપાતા પ્રોપર્ટી કાર્ડ એ આત્મનિર્ભર ભારત તરફનુ મોટુ પગલુ ગણાવી શકાય ગુજરાતના ધ્વારકા ખાતેના શિવરાજપુર બીચ અને દીવના ધોગલા બીચ સહિત દેશના આઠ બીચને આંતરરાષ્ટ્રીય બ્લુ ફલેગ પ્રમાણપત્ર મબ્યુ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સ્વામિત્વ યોજના હેઠળ અપાતા પ્રોપર્ટી કાર્ડ એ આત્મનિર્ભર ભારત તરફનુ મોટુ પગલુ ગણાવી શકાય ગઇકાલે પ્રોપર્ટી કાર્ડના પ્રત્યક્ષ વિતરણનો આરંભ કરાવતા તેમણે કહયું હતું કે આ કાર્ડના લીધે ગ્રામીણ વિસ્તારોમાં મોટુ પરીવર્તન આવશે તથા લોકો સશકત બનશે પ્રોપર્ટી કાર્ડથી જે તે વ્યકિતને મિલકતનો કાનૂની અધિકાર મળશે તેમજ બેંક તથા અન્ય નાણાં સંસ્થાઓ પાસેથી ઘિરાણ મેળવવું પણ સરળ બનશે આ ઉપરાંત કોઇપણ મિલકતનો ગેરકાયદેસર રીતે કબજો મેળવવો અશકય બનશે ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ છ લાખ કર હજાર ગામના નાગરીકોને તબકકાવાર પ્રોપર્ટી કાર્ડ અપાશે બ્લુ ફલેગ બીચ ગુજરાતના દ્વારકા ખાતેના શિવરાજપુર બીય અને દીવના ધોગલા બીય સહિત દેશના આઠ બીચને આંતરરાષ્ટ્રીય બ્લુ ફલેગ પ્રમાણપત્ર મબ્યુ છે પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગઇકાલે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે પહેલા જ પ્રયાસે ભારત સરકારે ભલામણ કરેલા તમામ આઠ બીયને બ્લુ ફલેગ પ્રમાણપત્ર મળવુ એ બાબત સાચે જ ઐતિહાસીક ગણાવી શકાય આ બે ઉપરાંત કર્ણાટકમાં કાસારગોડ અને પેદુબીદરી કેરળમાં કાપ્પડ આંધ્રપ્રદેશમાં રનશીકોંડા ઓડીશામાં ગોલ્ડન બીય તથા આંદમના નિકોબાર ટાપુ પ્રદેશમાં રાધાનગર બીચને પણ આંતરરાષ્ટ્રીય બ્લુ ફલેગ પ્રમાણપત્ર મબ્યુ છે બ્લુ ફલેગ પ્રમાણપત્ર કોઇપણ બીચને અપાતું વિશ્વનું મોટુ સન્માન છે આ પ્રમાણપત્ર પર્યાવરણ સલામતી તથા સુગમતાના માપદંડોના આધારે અપાય છે આ પ્રમાણપત્ર કોપનહેગન ખાતેની બ્લુ ફલેગ પ્રમાણપત્ર ફાઉન્ડેશન ફોર એનવાયરમેન્ટલ એજયુકેશન સંસ્થા ધ્વારા આપવામાં આવે છે રીઝર્વ બેંક દેશમાં ડીજીટલ પધ્ધતિથી યુકવણીના પ્રમાણમાં છેલ્લા પાંચ વર્ષમાં છ ગણો વધારો નોંધાયો છે

આ સમારોહ ઓનલાઇન યોજાશે ભાજપના સંસ્થાપકોમાંથી એક વિજયારાજે સિંધિયાને ગ્વાલિયરની રાજમાતા તરીકે પણ ઓળખવામાં આવે છે આ સિકકો વિજયારાજે સિંધિયાની જન્મશતાબ્દી પર બહાર પાડવામાં આવી રહ્યો છે વિજયારાજે સિંધિયા સાત વાર લોકસભાના સભ્ય તરીકે યુંટાયા હતા તેઓ બે વાર રાજયસભાના સભ્ય પણ રહ્યાં હતા

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

તેમણે વધુમાં કહ્યું કે સમાજના આવશ્યક તથા ખુબ જ જરૂરીયાતમંદ વર્ગને પ્રથમ સલામતી પુરી પાડવી પડશે અને આ હેતુથી રસીના પ્રથમ ડોઝના જથ્થાનું વિતરણ જવાબદારીપુર્વક કરવુ પડશે

આ ખેલાડીઓનો સંપુર્ણ ખર્ચ ભારત સરકાર ઉપાડશે ભારતની પાંચ સભ્યોની ટીમમાં બે મહિલા અને ત્રણ પુરૂષ ખેલાડીઓનો સમાવેશ થાય છે

રમત ગમત મંત્રાલયે જણાવ્યું છે કે આ બધા જ ખેલાડીઓની પસંદગી વિશ્વ રેકીંગના આધારે કરવામાં આવી છે અને તેઓ આવતા વર્ષે યોજાનાર ટોકીયો ઓલમ્પીકસ માટે કવોલીફાય થાય તેવી તક છે

આ ઉપરાંત આ વિજય સાથે રાફેલ નડાલે વીસ ગ્રાન્ડ સ્લેમ જીતવાના રોજર ફેડરરના વિક્રમની બરાબરી કરી છે

આઇપીએલ આઇપીએલ ક્રિકેટ સ્પર્ધાની ગઇકાલે દુબઇમાં રમાયેલી લીગ મેયમાં મુંબઇ ઇન્જિયન્સ ટીમે દિલ્ફી કેપીટલ્સને પાંચ વિકેટે પરાજય આપ્યો છે

મુંબઇ તરફથી કે

પંડયાએ બે વિકેટો ઝડપી હતી

મુંબઇ ઇન્ડીયન્સ ટીમના ડી કોકને પ્લેયર ઓફ ધ મેય પુરસ્કારથી સન્માનીત કરાયા